નલિયા પ્રાંત કચેરીમાં ફોર્મ ભરવા માટે શ્રી જાડેજા પર્હોચ્યા ત્યારે સાંસદ વિનોદ યાવડા તેમની સાથે હતા અગાઉ આ બેઠક ઉપર શ્રી જાડેજા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હતા પરંતુ પક્ષ અને વિધાનસભામાં રાજીનામું આપી ભાજપમાં તેઓ જોડાયા હતા તેમના રાજીનામાંથી ખાલી પડેલી બેઠક ની પેટા યૂંટણીમાં હવે ભાજપ ઉમેદવાર તરીકે તેમણે ઝંપલાવ્યુ છે ધારી બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે જે

કાકડિયાએ આજે ફોર્મ ભર્યું છે ધારી પ્રાંત કચેરીમાં શ્રી કાકડિયા સાથે આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલા અને સહકારી આગેવાન દિલિપ સંઘાણી સહિતના આગેવાનો હાજર હતા

આજે વહેલી સવારે મુંબઇમાં તેમનુ ઉમરના કારણે ટૂંકી માંદગી બાદ અવસાન થયુ હતુ સુગમસંગીત અને ઠુમરી ગાયનમાં કૌમુદી મુનશી જાણીતા કલાકાર હતા સંગીત ગુરૂ તરીકે ઘણા શિષ્યોને તેમણે શાસ્રીબેય સંગીતનુ જ્ઞાન આપ્યુ હતુ તેમના પતિ નીની મજમુદાર પણ ગાયક હતા અને સંગીતકાર ઉદય મજમુદાર તેમના પુત્ર છે પ્રધાનમંત્રી નરેન્રઉ મોદીએ એક ટિવટ સંદેશામાં શ્રી કૌમુદી મુનશીના અવસાન અંગે શોક વ્યકત કરતા જણાવ્યુ કે ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવા તેમનુ યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશા યાદગાર રહેશે શ્રી મોદીએ તેમના શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી છે

ગુજરાત મેરીટાઈમ બોર્ડના સહ્યોગથી હજીરા ખાતે અદાણી જૂથ દ્વારા રો પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ માટેનું ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે

સૂચન પ્રમાણે નિયત સમયમાં ઈન્ફાસ્ટ્રક્ચર પૂર્ણ થઈ જાય તેવું આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવુ છે

નવરાત્રી પૂર્ણ થયેથી મંદિર નિયમિતપણે દર્શન માટે ખુલ્લું મૂકાશે

મંદિર સમિતિએ જણાવ્યુ છે કે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોઇ કોવિડ ફેલાવવાની શકયતા વધી જતી હોયછે જેથી કોરોનાની ગંભીરતાને ધ્યાને લઇ મંદિર સમિતિએ આ નિર્ણય લીધો છે લોધિકા રાજકોટ લોધીકા સંઘના સત્તા મંડળમાં દોઢ દાયકા કરતાં વધુ સમય પછી પરિવર્તન આવ્યું છે

હાલમાં રાજથમાં પાંચ જીલ્લાઓમાં આ એપ્લીકેશન કાર્યરત છે

આ એન્ટ્રી નજીકના મેડિકલ ઓફિસરના મોબાઇલમાં જોવા મળશે જેનાથી ત્વરીત ધોરણે પગલા ભરી શકાશે આ સિસ્ટમમાં કોરોનાના વિવિધ છ લક્ષણોનો સમાવેશ કરવામાં આવેલ છે તે જીલ્લાના તમામ કેમિસ્ટો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે મહેસાણા જિલ્લા પંચાયત હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો

સી ના અધિકારી ડો ટી કે સોની તેમજ કેમીસ્ટ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી કોરોના અપીલ હવે આપ કોરોના અંગેનો સંદેશ સાંભળશો

દેશના ઉદ્યોગ સાહસિકો તથા ઇનોવેટર્સનો ઉત્સાફ વધારવા તથા તેમના કામને બિરદાવવા ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર દ્રેડ ડિપાર્ટમેન્ટના સ્ટાર્ટ અપ એવોર્ડનુ આયોજન કરાયુ છે